વાવાઝેડાની સ્થીતિ અંગે હવામાન વિભાગના મુખ્ય અધિકારી મનોરમા મોફન્તીએ આ પ્રમાણે જણાવ્યું હતું

તમામ સરકારી ત ત્રો સાથે સંકલન કરીને વાવાઝોડાથી જાન અને માલનું નુકશાન રોકી શકાય તે માટે તમામ પૂર્વ તૈયારો ઓન આખરી ઓપ અપાઈ રહયો છે જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવી રહયું છે

આગામી ત્રણ ચાર દિવસ સુધી વરસાદની સંભાવના છે ગીર સોમનાથ દવારકા કચ્છ પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દર્શાવી છ માછીમારોન દરિયો ન ખડવાની ચેતવણી અપાઈ છે તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવાનો સુચના અપાઈ છે ગુજરાત કચ્છ તરફ વધી રહેલા વાવાઝોડાને ધ્યાનમાં લઈ કચ્છમાં એક એનડીઆરએફ ની ટીમ ફાળવાઈ છે જે આજે સાંજ સધોમાં ભુજ આવી જશે સંભવિત વાવાઝોડાની પરિરિથતિને અનુરૂપ ટીમને જખૌ અને માંડવી કે મુન્દ્રા મોકલવામાં આવશે તદ ઉપરાંત ભારતીયા વાયુસેના પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા સજજ છે

કેટલાંક અખબારી અહેવાલો જણાવવામાં આવ્યું હતું કે ડેથ સર્ટીફીકેટનાં આધારે મૃત્યુનાં આકડા છૂપાવવામાં આવી રહયા છે ગ્રહરાજયમંત્રીએ આ અહેવાલોને તથ્ય વિનાનાં ગણાવ્યા છે મિડિયા સાથે વાતચીતમાં તેમણે રપષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં મરણ નોંધણી પમાણપત્ર ડેથ સર્ટિફિકેટ ઓનલાઈન આપવાની પારદર્શક પધ્ધતિ વિકસાવવામાં આવી છે

તેનું રાજય સરકાર યોગ્ય પાલન કરે છે

આરતી ભટ કચ્છ જિલ્લામાં તયારી વાવાઝોડું રાજ્યમાં અને ખાસ કરીને સમગ્ર કચ્છ પર તૌકતે વાવાઝોડુ આવવાની સંભાવના ની ભારતીય ફવામાન વિભાગ દ્વારા પ્રસારિત કરાયેલા તાજેતરના બુલેટીનના પગલે આજરોજ કલેક્ટરશ્રી પ્રવિણા ડી કે ના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં ઉભી કરાયેલી વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ હતી

જિલ્લાના તમામ તાલુકાઓના પ્રાંત અધિકારીશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રી પાસેથી તૌકતે વાવાઝોડા સંદર્ભે લીધેલા જરૂરી પગલાં અને જરૂરી વ્યવસ્થા અંગે માહિતી મેળવી ફતી સંભવિત વાવાઝોડાની સ્થિતીને ધ્યાનમાં રાખીને કોવિડ ફોસ્પિટલ્સમાં વિજ પૂરવઠો ખોરવાય તો અગાઉથી જનરેટર ની અગાઉથી જ વ્યવસ્થા કરી લેવાની સુચના અપાઈ છે તેમજ ઓકિસજનનો પુરવઠો આરક્ષિત રાખવો દરિયાકાંઠા વિસ્તારના માછીમારો અને અગરીયાઓને સ્થળાતરી કરવા તથા બોટને પાછી બોલાવવા ફિશરીંગ વિભાગને સુચના અપાઈ છે

વાવાઝોડું સક્રિય થતાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે

આવતીકાલથી બે દિવસ માટ ટ્રનો રદ રહેશે જેનું પ્રવાસીઓને પુરેપુરું રોફંડ આપવામાં આવશે

આરતી ભટ અગરીયાને વાવાઝોડા અંગે ખાસ સુચના કચ્છમાં આવેલ તમામ બંદર પર જહાજમાંથી માલ ચડાવવા અને ઉતારવાની મજૂરો કરતા લોકો કે મીઠાના અગરમાં અથવા તો મીઠા ઉધોગો સાથે સંકળાયલા કામ કરતા લોકોને વિનંતી કરવામાં આવેલ છે કે જો તેઓ અગરની બાજૂમાં કાચા મકાન કે પતરાવાળા શેડની કોલોનીમાં રહેતા હોય તો તે લોકો સલામત સ્થળોએ પહોંચી જાય તેમજ પોતાના ઢોર ઢાંખરને વીજળોના થાંભલા સાથે ન બાંધી રાખે વાવાઝોડાની સંભાવનાને લીધે બેટરી ટોર્ચ તેમજ મોબાઈલ જેવા સાધનોને હાથવગા રાખે એમ તંત્ર દવારા જણાવવામાં આવ્યું છે આગામો દિવસોમાં જરૂરી જણાશે તો વાવાઝોડા અંગે વિશેષ સમાચાર બુલેટીન પ્રસારીત કરવામાં આવશે તો આપ સૌ શ્રોતામિત્રો આકાશવાણી ભુજનું પ્રસારણ સાંભળતા રહો